ઇસરો દ્વારા લેન્ડર વિક્રમને ચંદ્ર પર ઉતારવાની તૈયારીઓ આવતીકાલે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નવી દિલ્ફી ખાતે સ્વચ્છ ભારત મિશન એવોર્ડ

બેંગ્લુરુમા ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોના નિયંત્રણ કેન્દ્રના વૈજ્ઞાનિકો ચંદ્રયાન રને ચંદ્રની ધરતી પર ઉતારવાની ઐતિહાસિક ક્ષણોની તૈયારીમાં વ્યસ્ત છે અત્યાર લેન્ડર વિક્રમ ખૂબ જ નીચી કક્ષામાં ચંદ્ર ફરતે પરિભ્રમણ કરી રહ્યું છે ઇસરોના જણાવ્યા મુજબ કાલે વહેલી સવારે એકથી બે વાગ્યાની વચ્ચે લેન્ડરને ચંદ્રની ધરતી પર ઉતારવાની જટિલ પ્રક્રિયા પૂરી કરાશે

ઉતરવાના લગભગ યાર કલાક બાદ લેન્ડર વિક્રમથી રોવર પ્રજ્ઞાન અલગ થશે અને ચંદ્રની ધરતી પર પરીક્ષણ શરૂ કરશે ઇસરોના ચેરમેન કે શિવાને જણાવ્યું છે કે સ્પેસ એજન્સી માટે આ પહેલું સોફ્ટ લેન્ડિંગ છે ચંદ્રની ધરતી ઉપર લેન્ડર ઉતરી ગયા બાદ રોવર તેમાંથી ચાર કલાક પછી બહાર નીકળશે ધૂળની ડમરી શમી ગયા બાદ ચંદ્રની જમીન ઉપર લટાર મારવા બહાર નીકળેલું રોવર માહિતીનો અદભૂત ખજાનો પૃથ્વી ઉપર મોકલશે ઓર્બિટરમાંથી લેન્ડરનું છૂટા પડવું અને ચંદ્ર ઉપર ઉતરી ગયા પછી રોવરનું બહાર નીકળવું એ તમામ કામ આ મશીનો જાતે કરવાના છે

મી દૂર ચંદ્ર ઉપર સંદેશા મોકલવામાં ખૂબ સમય લાગે છે ઓર્બિટર અને લેન્ડર એક વર્ષ સુધી ચંદ્ર ઉપર કાર્યરત રહેશે અને તેમની આવરદા ત્યાં જ પૂરી થશે તે પૃથ્વી ઉપર પાછા ફરવાના નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે બેંગલુરુ પર્જોચશે અને આ ગૌરવશાળી ઘટનાના સાક્ષી બનશે

વેંકૈયા નાયડુએ કહ્યું છે કેભારત પૂરી દુનિયાને એક પરિવાર માને છે તેથી તે ક્વારેય આક્રમક નથી રહ્યું અને કોઈ દેશ ઉપર હ્મલો નથી કર્યો તેમણે કહ્યું કે ચર્ચા વિચારણા દ્વારા સમસ્યાઓનું સમાધાન કરી શકાય છે જાકે તેમણે કહ્યું હતું કે જા ભારત ઉપર હુમલો થશે તો તેનો જવાબ પણ ભારત આપશે

તેમણે કહ્યું હતું કે શ્રી કોવિંદ ભારતના અન્નદાતા ખેડૂતો વૈજ્ઞાનિકો કર્મચારીઓ અને બહાદૂર જવાનોની યાદ અપાવે છે માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે એક ગરીબ પરિવારમાંથી વકીલ બનવું અને દેશના મુખ્યપદે પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે જણાવ્યું હતું કે પુસ્તકો કીન્ઠલ અને ઇ પ્લેટફોર્મ ઉપર પણ ઉપબલ્ધ થશે

તેઓ જુદા જુદા ક્ષેત્રે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરાહનીય કામગીરી કરનારને એવોર્ડ આપી સન્માનિત કરશે

સરકાર જળસંરક્ષણ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરશે

મહેન્દ્રસિંઘે કહ્યું કે કોઈપણ વેપારી કે શૈક્ષણિક સંસ્થાનને મંજૂરી આપતા પહેલા સરકાર તેના જળસંરક્ષણ સુવિધા છે કે નહીં તેની તપાસ કરશે તાલુકા તથા બ્લોક લેવલેપણ પાણીનો સંગ્રહ કરવાનું ફરજીયાત કરાશે ઇમારતમાં જળસંચય વ્યવસ્થા હશે તો જ તેને મંજૂરી અપાશે

સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ મધ્ય દક્ષિણ અને ઉત્તર કાશ્મીરના તમામ જિલ્લાઓમાં લેન્ડલાઈન ટેલિફોન સેવા સંપૂર્ણ શરૂ કરવામાં આવી છે

સાક્ષીઓ તેમજ અધિકારીઓના જણાવ્યા મુજબ કાશ્મીરમાં લોકો ખાનગી વાહનોમાં મુક્તપણે ફરી રહ્યા છે

જસ્ટીસ દીપક ગુપ્તાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે આ રકમ આગામી ત્રણ મહિના સુધી ફિક્સ ડિપોઝીટ તરીકે જમા રહેશે પૂર્વ નાણાંમંત્રી પી

શ્રી મીનીસે કહ્યું કે આ વાવાઝોડાથી વ્યાપક વિનાશ થયો છે

અમેરિકામાં ડોરીયન વાવાઝોડાને પગલે દક્ષિણ પશ્ચિમ કારોલીના દરિયાઈ તટ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે વાવાઝોડું અમેરિકી દરિયાઇ વિસ્તારો સહિત પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે હવામાન વિભાગે કેટલાંક વિસ્તારોમાં ભયાનક તોફાનની આગાહી કરી છે

બહામાના પશ્ચિમની ટાપુ વિસ્તારોમાં ફસાથેલા લોકોની મદદ માટે આંતરરાષ્ટ્રીય ટીમો દ્વારા નાના વિમાનો અને હેલિકોપ્ટરો મોકલાયા છે

આ કાર્યક્રમમાં ઢાકા તથા બાંગ્લાદેશના અન્ય વિસ્તારના મીડિયા કર્મીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સંબોધતાં ભારતના બાગ્લાદેશ ખાતેના હાઇ કમિશનર રીયા ગાંગુલી દાસે બંને દેશો વચ્ચેના સંબંધો મુદ્દે મીડિયાએ કરતી પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે બાંગ્લાદેશની ભારત આયાત થતી વસ્તુઓનો વેપાર એક બીલીયન અમેરિકી ડોલરથી પણ વધુ છે તેમણે કહ્યું કે ઘણી ભારતીય કંપનીઓ બાંગ્લાદેશમાં રોકાણ કરી રહી છે તેમણે કહ્યું કે ભારત તરફથી મોટું ઘિરાણ બાંગ્લાદેશમાં કરાય છે

ઈન્ડોનેશિયાની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા વિદેશમંત્રી એસ જયશંકરે ત્યાંના વિદેશમંત્રી રેટને મરસુદી સાથે બેઠક કરી હતી આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય જાડાણો ઉપરાંત પ્રાદેશિક વૈશ્વિક આર્થિક રાજકીય અને સુરક્ષા મુદ્દે વાતચીત કરી હતી બંને દેશો દરિયાઈ પાડોશી હોવાની બાબતનો ઉલ્લેખ કરતા શ્રી જયશંકરે કહ્યું કે ભારત એક્ટ ઈસ્ટ અને ભારત પ્રશાંત પોલીસી હેઠળ ઈન્ઠોનેશિયાને મહત્વપૂર્ણ ભાગીદાર ગણે છે બંને દેશોએ પ્રાદેશિક અખંડિતતા અને એકતા સામે જાડાયેલા સંયુક્ત હિતોનું સમર્થન કર્યું હતું

આ ક્વાયતમાં હેલિકોપ્ટર ઓપરેશન સહિત વિવિધ નૌકાદળ ક્વાયતો હાથ ધરાશે શ્રીલંકન નૌકાદળે જણાવ્યું હતું કે આ ક્વાયત બંને દેશો વચ્ચે પરસ્પર હિત તથા બંને દેશોના નૌકાદળ વચ્ચે આંતર વ્યવહાર અને સહકારને વધુ સુદૃઢ બનાવશે નૌકાદળે જણાવ્યું છે કે આનાથી ભારતીય દરિયાઈ વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષા માટે બંને નૌકાદળોને પોતાની ક્ષમતા તથા કાર્યદક્ષતા વધારવાની તક સાંપડશે

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એખરસન મંગાગ્વાએ શ્રી મુગાબેના અવસાનનું દુઃખ વ્યક્ત કર્યું છે

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ અફઘાનના લશ્કરી દળો ઉપર કરવામાં આવ્યો હતો પરંતુ માર્ગ ઉપર જઈ રહેલા મુસાફરોને અસર થઈ હતી લશ્કરના કોઈ જવાનને નુકસાન થયું નહતું